પ્રાદેશિક સમાયાર સિમ્પલ ઠક્કર વાંચે છે

સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય પાંચમું છઠું અને દસમું સ્થાન મેળવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો અને નગર વહીવટકર્તા ઓને બિરદાવ્યા છે ગુજરાત ના શહેરો ક્લીન અને ગ્રીન બને તેવી અપેક્ષા શ્રી રૂપાણીએ રજૂ કરી છે અને કહ્યું કે ગાંધીબાપુના સ્વચ્છાગ્રહને પ્રધાનમંત્રી મોદીએ આંદોલન તરીકે આગળ ધપાવતા લોકોએ તેનો સ્વીકાર કર્યો છે તેમણે ઉમેર્યું કે ગુજરાતના શહેર વિશ્વકક્ષાના બને તેવી મહેનત સરકાર કરી રહી છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો ઉત્સાહવર્ધક રહ્યા છે

કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડીકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે હવે જિલ્લા કલેકટરની આગોતરી પરવાનગી કે મંજૂરી નહિ લેવી પડે પરંતુ જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી દેવાની રહેશે ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ અને ઇન્સપેકશન વગેરેમાં સમયનો વ્યય થતો હતો અને પ્રોજેકટ વિલંબમાં પડતાં ખર્ચ વધી જતો હતો

ઊદ્યોગ સાહસિકો દ્વારા ખરીદાતી ખેતીની જમીનના પ્રશ્નોનું નિવારણ થતાં રોજગારીની નવી દિશા ખુલશે

પાટિલે જણાવ્યું છે કે ગુજરાત સરકારના મંત્રીઓ દર સોમવાર અને મંગળવારે પક્ષના કાર્યાલય કમલમમાં ઉપસ્થિત રહીને પક્ષના કાર્યકરોના પ્રશ્નો સાંભળશે પોતાના સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસ દરમિયાન ગઇકાલે જૂનાગઢમાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું

એ જવાબની બીજી નકલ પક્ષના કાર્યાલય કમલમ ખાતે મોકલાશે જ્યાં પક્ષ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોના કામો થવા જોઈએ અને તે માટે જ પક્ષ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે શ્રી પાટિલે પક્ષના કાર્યકરોને જણાવ્યું હતું કે જો સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કામ થતું ન હોય તો પક્ષના કાર્યકરો પક્ષ પ્રમુખનો સીધો સંપર્ક કરી શકે છે તેમણે કાર્યકરોને જુથવાદને પ્રોત્સાહન આપવાને બદલે માત્રને માત્ર કમળ માટે જ કાર્ય કરવા જણાવ્યું હતું

તેમણે પક્ષના તમામ પેજ કમિટીના સભ્યોને ઓળખ કાર્ડ આપવાની જાહેરાત કરી હતી

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો તો સુરેન્દ્રનગરમાં કોવિ ડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને સાજા થવાની શુભેછા કોંગ્રેસ કાર્યકરોએ પાઠવી હતી જુનાગઢમાં વૃધ્ધાશ્રમમાં ફળ વિતરણનો કાર્ય ક્રમ પણ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા યોજાયો હતો

હવામાન નિયામક જયંત સરકારે જણાવ્યુ છે કે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ આકાર લઈ રહી હોવાથી ગુજરાત ઉપર પુષ્કળ પાણી પડે તેવા સંજોગ છે વેગીલા પવનને લીધે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી અપાઈ છે

ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા સ્થળમાં ખેરગામ ભિલોડા બોરસદ ચીખલી વાંસદા અને વલસાડનો સમાવેશ થાય છે

ભરુચ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે અને આમોદમાં ઢાઢર નદીના પૂર ઓસરી રહ્યા છે

તો સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે સાબરકાંઠામાં કોસંબી નદી અને હરનાવ નદી બેકાંઠે વહી રહી છે અને ખેડવા ડેમ ના ત્રણ દરવાજા ખોલાયા છે મોરબી પંથક માં પણ બપોર બાદ ભારે વરસાદ શરૂ થયો છે છોટા ઉદેપુર ના કવાંટની ટેકરીઓ ઉપર મુશળધાર વરસાદ થતાં ધામણી નદી બે કાંઠે વહેવા લાગી છે ગીર સોમનાથ જિલ્લામાં બપોર બાદ મુશળધાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે નવસારી શહેર સહિત ચિખલી ગણદેવી અને વાંસદા તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં સવારથી પડી રહ્યા છે પાટણ જીલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે